આધ્યત્મિક પરંપરાને રાષ્ટ્રના પુન નિર્માણમાં પાયો નાખવાનું કામ કરી રહી છે અમદાવાદ નજીક જાસપુર ખાતે વિશ્વ ઉમીયાધામ સંકુલના ભુમિપુજન વેળાએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આ મુજબ જણાવ્યુ હતું ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રીએ પ્રથમ જામનગર આવી પહોંચ્યા હતા

આ ઉપરાંત અનુસ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓના છાત્રાલયનું ઉદઘાટન કર્યું હતું ઊંડ એકથી રણજીતસાગર ઉદવહન સિંચાઈ યોજના તથા મચ્છ એકથી ન્યારી ઉદ્રવહન સિંચાઈ યોજનાનો શુભારંભ કર્યો તથા જોડિયા ક્ષારમુક્ત પાણી પ્લાન્ટ તેમજ ઊંડ ત્રણથી વેણુ બે ઉદ્દવહન સિંચાઈ યોજનાનો શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રીએ વીડિયો લીંક મારફતે જામનગરથી બાંદ્રા સુધીની હમસફર એક્સપ્રેસને પ્રસ્થાન કરાવ્યું છે

તથા રાજકોટથી કનાલૂસ રેલવે માર્ગને બે માર્ગિય કરવાના કાર્યનો શિલાન્યાસ કર્યો હતો

હમણાં થોડીવાર પહેલા જ મળતા સમાચાર મુજબ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમોદીએ અમદાવાદના વસ્ત્રાલ ખાતે મેટ્રોરેલના પહેલા તબક્કાનું લીલી ઝંડી બતાવી ઉદઘાટન કર્યુ

આ તબક્કાથી અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ કરાશે વિરલ રાણા મહાશિવરાત્રી પર્વ રાજ્ય રાજ્યભરમાં આજે મહાશિવરાત્રીની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે રાજ્યભરના મંદિરોમાં વહેલી સવારથી ઓમ નમ શિવાયના નાદ ગુંજી ઉઠ્યા છે શિવમંદિરમાં રૂદ્રાષ્ટક શિવ મહિમ્ન સ્રોત વિગેરેના પાઠ ચાલી રહ્યા છે જ્યોર્તિલિંગ સોમનાથમાં ગઈકાલથી શિવરાત્રીની પારંપરિક ઉજવણી શરૂ થઈ ગઈ છે ગઈકાલ સાંજથી જ મોટી સંખ્યામાં શિવભક્તો સોમનાથ પહોંચી રહ્યા છે આજે સોમનાથ ખાતે ચાર પ્રહરની વિશેષ પૂજા આરતી પાલખી યાત્રા ધ્વજારોહણ મહામૃત્યુજય યજ્ઞનું આયોજન કરાયું છે મહાશિવરાત્રિ પર્વે વિશાળ માનવ સમુદાય આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બની રહેલ છે વિરલ રાણા સંત સમેલન ભવનાથ ભવનાથમાં આવેલા પ્રકૃતીધામ ખાતે શિવરાત્રીનાં મહાપર્વે નિમિત્તે યોજાતા સંત સમંલનનો ચોથા દિવસનો વિષય હતો વ્યસનમુક્તિ આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી સંતો પધારી ઉપસ્થિતોને વ્યસનમુક્તિ સંદર્ભે વાત કરી હતી શિવરાત્રીનાં પાવનપર્વે પધારી સાધુઓનો મત લઇને જે આયોજન કર્યુ તેની પ્રશંસા થઇ હતી

જીલ્લાના ગામે ગામ શિવાલયોમાં યાર પ્રહરની પુજા મહાઅભિષેકલઘુરૂદરીમહાઆરતી શોભાયાત્રા મહાપ્રસાદ તેમજ રાત્રીના સંતવાણી સંહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે

ભુજ ખાતે મહાશિવરાત્રી નિમિતે આજે પરંપરાગત રીતે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી

મહાકાલેશ્વર મંદિર થી આગેવાનોએ તેને પ્રસ્થાન કરાવ્યુ હતું પુલવામાના હુમલામાં શહાદત વહોરનારા શહીદોની સ્મૃતિને સ્મરણાંજલિ આપવા શોભાયાત્રામાં શિવ ભક્તિની સાથે રાષ્ટ્ર ભક્તિનો રંગ ઉમેરાયો હતો કેટલીય ઝાંખીયો ઉપર અને શોભાયાયાત્રાના માર્ગમાં ભગવા ઝંડાની સાથે ભારતનો તિરંગો ઝંડો લહેરાતો જોવા મળ્યો હતો શિવ ભજનની સાથે રાષ્ટ્ર ભક્તિના ગીતો થી વાતાવરણ અનેરી પ્રેરણારૂપ બન્યુ હતું

સેવા નખત્રાણા થી સુરત માટે શરૂ થયેલી એસ ટી

સી સ્લીપર કોય બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કચ્છના સાંસદ વિનોદભાઈ યાવડા દ્રારા સ્ટાર્ટપ આપી બસ સેવા શરૂ કરાવવામાં આવી હતી નખત્રાણા થી સુરત એસી